પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાન નેતાને શ્રધ્યાંજલિ આપવા કેવડીયા આવશે

પ્રધાનમંત્રી કેવડીયાની મુલાકાતે આવવા સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે

તેમણે આ નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે શ્રેષ્ઠ અને સમૃદ્ધિ મય બને તેમજ ગુજરાત દેશમાં સર્વાધિક પ્રગતિ ના નવા શિખરો સર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી એ સૌના સાથ સૌના વિકાસ ના મંત્ર ને આત્મસાત કરી પ્રત્યેક ગુજરાતી રાજ્ય ના વિકાસ માં સહભાગી બને તેવી શુ ભે ચ્છાઓ પણ પાઠવી છે મુખ્યમંત્રીશ્રી એ નુ તન વર્ષનો આરંભ ગાંધીનગર માં પંચદેવ મંદિર માં દર્શન પૂ જન થી કર્યો હતો મુખ્યમંત્રીશ્રી પંચદેવ મંદિર શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે સવારે દર્શન માટે પહોય્યા ત્યારે ગાંધીનગર ના મેયર રીટા બહેન પટેલ અને જિલ્લા તથા શહેરના પદાધિકારીઓએ તેમને આવકારી નવા વર્ષ ની શુ ભેચ્છા પાઠવી હતી વિજય ભાઈ રૂપાણી એ પંચદેવ મંદિર પરિસરમાં નગરજનો અને સામાન્ય નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને નુ તન વર્ષ ની શુ ભેચ્છાઓ આપી હતી વિરલ રાણા મુ ખ્યમંત્રી પોલીસ અધિકારીઓ અમદાવાદશાઠીબાગ ખાતે પોલીસ અધિકારીઓના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસોને નુતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ કેગુજરાતના વિકાસના પાયામાં કાયદો અને વ્યવસ્થા છે રાજય સુવિકસિત ત્યારે જ કહેવાય જયારે લોકો સલામતી અનુભવે છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ગુજરાતમાં લોકો શાંતિ અને સલામતીની અનુભુતિ કરી રહ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું

કયાર વાવાઝોડાનિ અસર હેઠળ કચ્છ ના વાતાવરણ માં નવા વરસની સવાર થી પલટો જોવા મળ્યો હતો સાયકલોન ની અસરથી અબડાસા તાલુકા ના પિંગલેશવર તેમજ જખૌ માં દરિયામાં ઉંચા મોજાં ઉછળયા હતા દરિયા ના પાણી નજીક આવેલી વસાહત માં ધુસી ગયા હતા વાદળિયા માહોલ વચ્ચે કેટલાક સથળે છાંટા પડયા હતા મુંદરા આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ થયાના અહેવાલ છે

રાજયમાં આવેલા વિવિધ મંદિરોમાં અન્નકુટ યોજાયા હતા મંદિરોમાં વિશિષ્ટ શણગાર આરતી કરવામાં આવી હતી કેટલાક મંદિરોમાં ગૌવર્ધન પુજા કરવામાં આવી હતી

શહેરોનો વ્યાપ વધતા હવે વાહનો દ્વારા મોડે સુધી લોકો સાલ મુબારકની આપ લે કરી હતી ભુજ અને અન્ય સ્થળોએ મંદિરોમાં અન્નકૂટ દર્શન માટે પણ ભાવીકોનો ધસારો જોવા મળયો હતો